તેમણે એક ટવીટ સદશા માં જણાવ્યું ક રસીના વિકાસ અન ઉત્પાદન પ્રક્રિયાની સમીક્ષા માટે પ્રધાનમંત્રીની અમદાવાદ હેદરાબાદ અને પુણેની મલાકાત તેમની કોવિડ સામેની લડતમાં પ્રયત્નોના પ્રતિબધ્ધતા દર્શાવ છે

મન કો બાત ના ભાવાનું વાદનું પુનઃપ્રસારણ આજે રાત્રે આઠ વાગ્ય જે તે ભાષાન આકાશવાણીના કેન્દ્રો પરથી કરવામાં આવશે આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દુરદર્શનના બધા જ નેટવર્ક તેમજ ન્યુઝ ઓન એર વેબસાઈટ અને ડીડી ન્યુઝ પરથી પણ કરાશે આરતી ભટ દિલ્હી તજજ્ઞોની ટીમ રાજયમાં બીજા રાઉન્ડમાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલ દિલ્હીથી આવેલો કેન્દ્ર સરકાર ના તજજ્ઞોની ટોમે કરેલા સુચનો મુજબ રાજયના આરોગ્ય વિભાગ ગાઈડલાઈન જારી કરી છે તે મુજબ રેપિડ એન્ટિજન નેગેટીવ હોય તેવા ચિન્હો ધરાવતા દદીઓનો આર ટી પી સી આર ટેસ્ટ અવશ્ય કરાવવાનો રહશે અને જે દર્દા સિમ્ટોમેટિક હોય અને તેના બન્ને ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ હોય તનો સિઝનલ સ્વાઈન ફલ માટેનો ટેસ્ટ કરાવવનો રહેશે એમ આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોકટર દિનકર રાવલે તમામ આરોગ્ય અધિકારીઓ માટે સુચના જારી કરી હતી

કચ્છ ભૌગોલિક રીતે સૌથી મોટો જિલ્લો છે

તે અનુસંધાને આ અંગ પુનઃવિચાર અંગે રજુઆતો કચ્છ જિલ્લા શૈક્ષણિક મહાસંગ તરફથી કચ્છ સાંસદ વિનોદ ચાવડા પાસે કરવામાં આવી હતી જેથી તેમણે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાન પત્ર ઉપરાત ટેલીફોનીક રજુઆતથી નિર્ણય બદલવા અનુરોધકર્યો હતો

આરતી ભટ ઠંડી જિલ્લામાં ઠડીનો ચમકારો વધ્યો હોય એમ ઉતર દિશાઓથી પવન ફુંકાતા વહેલી સવાર અને સર્યાસ્ત બાદ વાતાવરણ ઠડુ થઈ જાય છે નલિયામાં ન્યુનતમ પારો પ